તે ઐતિહાસીક અવસરની ઉજવણી માટે રાષ્ટ્રીય કક્ષાની સમિતિની રચના કરી છે

ભારતના પી વી સિંધુ અને શ્રીકાંતે સ્વિસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની સિગલ્સની સેમી ફાઇનલમાં જયારે ભારતના સાત્વિક સાંઇરાજ અને ચિરાગની જોડીએ પુરુષોની ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે

ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવડીયા ખાતે યોજાઇ રહેલી સેનાના કમાન્ડરોની પરીષદના સમાપન સત્રમાં આજે સંબોધન કરશે સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આ વખતની બેઠકમાં જવાન અને જુનીયર કમીશન્ડ ઓફીસર પણ પ્રથમવાર ભાગ લઇ રહયાં છે કમાન્ડરોની બેઠકના સમાપન સત્રમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભલ પણ ભાગ લેશે એવી જ રીતે હવાઇ દળના વડા આર

ભદૌરીયા નૌકાદળના વડા એડમીરલ કરમબીર સિંહ અને ભૂમિદળના વડા એમ

નરવણે પણ બેઠકમાં ભાગ લઇ રહ્યાં છે અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે સેનાની ત્રણેય પાંખોના કમાન્ડરોની પરીષદ ત્રણ વર્ષ પછી યોજાઇ છે આ વખતના બેઠકનું કાર્યક્ષેત્ર વધારીને તેને બહસ્તરીય અનૌપયારીક તથા સંવાદને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયા જવા અમદાવાદ વિમાન મથકે પહોચ્યા ત્યારે રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે તેમનું સ્વાગત કર્યુ હતું જન ઔષધિ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જન ઔષધિ દિવસની ઉજવણીના કાર્યક્રમોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે

શ્રી મોદી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે અને આ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારાઓને પુરસ્કૃત પણ કરશે જન ઔષધિ અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે એક થી સાત માર્ચ દરમિયાન દેશભરમાં જન ઔષધિ સપ્તાહ ઉજવવામાં આવે છે

એવી જ રીતે રાજયની વડીઅદાલતોની કાર્યવાહી જે તે રાજયની પ્રાદેશિક ભાષામાં વધુમાં વધુ થાય તે જરૂરી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મધ્ય પ્રદેશના જબલપુરમાં રાજય ન્યાયિક અકાદમીમાં યોજાયેલા નિયામકોના અખિલ ભારત સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું તે અગાઉ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ રાષ્ટ્રપતિ કોવિંદનું જબલપુર હવાઈ મથક પર સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ આવતીકાલે દામોહ જશે અને રાણી દુર્ગાવતીના વિખ્યાત સિંગોરગઢ કિલ્લાના નવીનીકરણ કાર્યનો શુભારંભ કરાવશે

તે ઐતિહાસીક અવસરની ઉજવણી માટે રાષ્ટ્રીય કક્ષાની સમિતિની રચના કરી છે

રાષ્ટ્રીય સમિતિની પ્રથમ બેઠક આ સોમવારે મળશે પીએમ પીએલઆઇ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો કરવા અને તેને વિશ્વભરમાં વધુ સ્પર્ધાત્મક અને સ્વીકાર્ય બનાવવા પર ભાર મુકવો છે ગઇકાલે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ અને નીતિ પંચ દ્વારા થોજાએલા ઉત્પાદન સંલઝ્ન પ્રોત્સાફન યોજનાના વેબિનારમાં તેમણે કહ્યું કે ઉત્પાદનને વેગ આપવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહનો આપીને દેશને વિવિધ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે

ભીષણ અકસ્માત વખતે ડ્રાયવરની બાજુની અને આગળની સીટ ઉપર બેસનાર મુસાફર માટે એરબેગ ન હોય તો ખતરો વધી જાય છે સર્વોચ્ય અદાલત દ્વારા રચાયેલી સમિતિએ કરેલા સુચનોના આધારે આ નિર્ણય લેવાયો છે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે આનાથી પૂર્વી લદ્દાખમાં તણાવ ઘટાડવામાં મદદ મળશે માત્ર સૈન્યના ખસી જવાથી શાંતિ પુનઃ સ્થાપિત થશે અને દ્વિપક્ષીય સંબંધોમા પ્રગતિ થશે ફીડમ હાઉસના અહેવાલને લગતા એક સવાલના જબાવ પર શ્રી અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ફીડમ હાઉસનો રાજકીય દૃષ્ટિકોણ યોગ્ય નથી ભારતની એક મજબૂત લોકશાહી સંસ્થા અને પરંપરા છે

આ કેસની સુનાવણી દરમિયાન એક આરોપીનું મોત નિપજયું હતું

સિંધુ અને કિદામ્બી શ્રીકાંત પોત પોતાની મેયો જીતીને સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે કવાર્ટર ફાઇનલમાં પી વી

હોકી યુરોપીયન હોકી મેચોની શ્રેણીમાં બેલ્જીયમના એન્ટવર્પમાં ભારત અને બ્રીટનની પુરૂષોની હોકી ટીમ વચ્ચે આજે મુકાબલો થશે